આ બેઠકમાં વિકાસને પ્રોત્સાહન આપવા અને રોજગારી નિર્માણ માટેના આર્થીક નિતિના રોડમેપ અંગે ચર્ચા થવાની સંભાવના છે આ બેઠકનું આયોજન નીતી આયોગ દ્વારા કરવામાં આવ્યું છે

આગામી પાંચમી જુલાઈએ નાણાંમંત્રી નિર્મલા સીતારામન સામાન્ય અંદાજપત્ર રજુ કરે તે પહેલા યોજાઈ રહી હોવાથી આ બેઠક મહત્વની બની રહેશે

તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ અને આતંકવાદીઓને પાકીસ્તાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી મળતા નાણાંકીય ભંડોળ અંગે વૈશ્વિક સ્તરે ચિંતાઓ વધી રહી છે જેના નિરાકરણ માટે પાકિસ્તાનને વિશ્વાસપાત્ર અને ચકાસી શકાય તેવા પગલાં લેવા જોઈએ એફએટીએફે ગઈકાલે જણાવ્યું હતું કે આતંકીઓને મળતા નાણાંકીય સહાયને અટકાવવા અંગેની તેની કાર્ય યોજનાનો અમલ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે

હર્ષવર્ધને આજે નવી દીલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડ઼ની મુલાકાત લીધી હતી મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને તેમના મંત્રાલય દ્વારા આરોગ્યસેવાઓ પૂરી પાડવા અંગે લેવાતા પગલાંઓથી વાકેફ કર્યા હતા ઉપરાષ્ટ્રપતિએ બે એઇમ્સ આંધ્રપ્રદેશના મંગળાગીરી અને તેલંગાણાના બીબી નગર માટે મંજૂર થયા છે તેની પણ વિગતો મેળવી હતી તેમણે મંત્રીને આ બંને પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરી બંને રાજ્યોના લોકોને લાભ અપાવવા અપીલ કરી હતી

બારસો ત્રીસ કરોડ રૂપિયા ખેડૂતોના પરિવારોના બેન્ક ખાતાઓમાં જમા કરવામાં આવ્યા છે નવા સુધારા મુજબ ખેડૂત કેટલી જમીન ધરાવે છે તે ધ્યાનમાં લીધા વિના આ યોજના હેઠળ દેશના બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે

આંતર મંત્રાલય સમિતિએ ક્રષિક્ષેત્રની કામગીરી આધ્વનિક બનાવીને તેમાં પરિવર્તન લાવવા ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની ભલામણ કરી હતી

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈ એ આ સોદાના મામલે સંજય ભંડારીના નિવાસ સ્થાને અને કાર્યાલયમાં તપાસ હાથ ધરી હતી

ટ્વિટર પર આપેલા સંદેશમાં તેમણે કહ્યું છે કે સમગ્ર દેશ પુરસ્કાર વિજેતાઓના શ્રેષ્ઠ કાર્ય માટે ગૌરવ અનુભવે છે અને પૃથ્વી પરના માનવીઓ તંદ્દરસ્ત બને તે માટે વ્ધ લોકો યોગ અપનાવશે

ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તનાવની પરિસ્થિતિના લીધે બધી જ ભારતીય વિમાન કંપનીઓ તેમની વિમાન સેવાનો નવો માર્ગ નક્કી કરશે

નાણામંત્રી નિર્મલા સીતારામન અને નાણાંરાજયમંત્રી અનુરાગ ઠાકુરે હલવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે દિલ્હીના નોર્થ બ્લોક ખાતે નાણાં સચિવ સુભાષ ગર્ગ મહેસૂલ સચિવ અજયભૂષણ પાંડે ખર્ચ સચિવ ગીરીશચંદ્ર મુર્મુ નાણા સેવા સચિવ રાજીવ કુમાર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે હલવાના કાર્યક્રમ પછી અંદાજપત્રનું મુદ્રક્ષ પૂર્ક થાય અને સંસદમાં અંદાજપત્ર રજૂ થાય ત્યાં સુધી નાણામંત્રાલયના અધિકારીઓ બજેટ પ્રિન્ટીંગ પ્રેસમાં રહેશે સુશ્રી નિર્મલા સીતારામન આગામી પાંચમી જુલાઇએ સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજૂ કરશે

બીજી સેમિફાઇનલમાં જાપાન અને રશિયા નિર્ધારિત સમયના અંતે એક એક ગોલ નોંધાવી શક્યા હતા ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ પદ્ધતિમાં જાપાને રશિયાને પરાજય આપ્યો હતો

એલ

અફઘાનિસ્તાન તરફથી ગુલબદિન નઈબ અને મહંમદ નબીએ બે બે વિકેટ જયારે મુઝિબ ઉર રહેમાન અફતાબ આલમ રશિદ ખાન અને રહમત શાહે દરેક એક એક વિકેટ ઝડપી હતી